આ યોજનામાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં પ્રોપર્ટી ટેક્ષ ભરતી હોય તેવી તમામ ખાનગી સોસાયટીઓ હાઉસીંગ બોર્ડ વસાહતો અને ફલેટ રહેણાંક વિસ્તારમાં સુખ સુવિધા અને સ્વચ્છતાના કામો આવરી લેવાય છે

કચ્છ જિલ્લાના માંડવી મુન્દ્રા તાપીના વાલોડ અને આણંદના તારાપુર તાલુકામાં પાંચ ઇંચથી વધુ વરસાદ નોંધાથો છે

રાજ્યમાં વરસાદી માહોલના કારણે ગુજરાત એસ ટી

વરસાદની વધૂ વિગતો જાણીએ તો ગીર જંગલ માં અતિ ભારે વરસાદ છેલ્લા બે દિવસ થી પડી રહ્યો હોવાથી હિરણ નદી ઉપર બંધાયેલા કમલેશ્વર ડેમ અને હિરણ બે ડેમ ના દરવાજા ખોલવા પડ્યા છે અને હેઠવાસના ગામડાઓને ઘોડાપૂર નો સામનો કરવો પડ્યો છે પાંચ કલાક માં પાંચ ઇંચ વરસાદ પડતાં ગીર નો તાલાળા વિસ્તાર જળબંબાકાર થયો હોવાનું અમારા પ્રતિનિધિ જણાવે છે વેરાવળ થી તાલાલા જતો સ્ટેટ હાઇવે પાણી માં ડૂબી ગયો છે સરસ્વતી નદી માં પણ પાણી ની ભારે આવક હોવાથી પિતૃ તર્પણ માટે નું સ્થળ એવું પ્રાચિ નું માધવરાયજિ મંદિર ત્રીજી વખત પાણી માં ગરકાવ થયું છે ભાવનગર પંથક નો શેત્રુંજી ડેમ ઓવરફ્લો થવાની સપાટી એ પહોચી ગયો હોવાથી લોકો માં તેને છલકતો જોવાની ઉત્કંઠા છે કારણ કે છેલ્લા પાંચ વર્ષ થી આ ડેમ ઓવરફ્લો થયો નથી

ડીઆરએફની એક ટુકડી જામનગર માં તૈનાત છે યાત્રાધામ દ્વારકા માં પણ સવાર થી ભારે વરસાદ પડી રહ્યો છે અને બજાર બંધ છે

કોડીનાર નો શિંગોડા ડેમ છલકાતા ત્રણ દરવાજા ખોલવા માં આવ્યા છે દક્ષિણ ગુજરાતમાં વડોદરાથી વલસાડ સુધીની પટ્ટીમાં ધોધમાર વરસાદને પગલે અનેક ડેમ છલકાયાં છે તો સુરતના નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાતા લોકોની ઘરવખરીને ખૂબ નુકસાન થયું છે

પાંચ ઇંચ વરસાદને પગલે પુર્ણા નદી બે કાંઠે વહી રહી હોવાથી તેના પાણી નવસારીના નીયાણવાળા વિસ્તારોમાં ધૂસી જતાં સ્થાનિક તંત્ર બચાવ કામે લાગ્યું છે તાપી જિલ્લામાં વહેણ ધરાવતી અંબિકા ઝાંખરી ઓલણ અને મીંઢોળા જેવી નદીઓમાં ઘોડાપૂર આવતા વાલોડ ડોલવાણ અને સોનગઢના અનેક રસ્તા બંધ છે પંચમહાલના જાંબુઘોડા નજીક આવેલો નાઝર માતાનો ધોધ પડવાનો શરૂ થતા ત્યાં પર્યટકો પર્હોચવા લાગ્યા છે હાલોલ પંથકમાં યાર દિવસથી સતત વરસાદ પડી રહ્યો છે અને યાત્રાધામ પાવાગઢ પર્વતની તળેટીમાં આવેલું પાતાળ તળાવ ઓવરફ્લો થયૂ છે આણંદ પંથકના તારાપુરમાં પાંચ ઇંચ વરસાદ ખાબકતાં બગોદરા તરફ જતો ધોરીમાર્ગ પાણીમાં ડૂબ્યો છે કચ્છમાં અંજાર અને ભુજમાં સવારથી વરસાદ પડી રહ્યો હોવાના અહેવાલ છે

ઉપરવાસમાં તેમજ મહીસાગર જિલ્લામાં વરસાદ ઓછો હોવાથી કડાણા ડેમમાં પાણીની આવક નહિવત છે

જિલ્લામાં વરસાદ સારો નહીં થાય અને ડેમ નહીં ભરાય તો મહિસાગર જીલ્લા તેમજ ગુજરાત રાજ્યના નવ જીલ્લાઓને પીવાના પાણીથી લઈને સિંચાઇનું પાણી પૂરુંતું નહીં મળી રહે અને મોટું જળસંકટની કટોકટી સર્જાશે

સોસીયલ મીડિયામાં ડોન પર્વત અને ગીધ સંવર્ધન અંગેના અહેવાલ જોઈ પ્રવાસીઓ ડોન હિલસ્ટેશન તરફ પ્રયાણ કરી ગયા હતા જોકે ડોનના પ્રવેશદ્વાર પર જ પ્રવાસી વાહનો રોકી દેવામાં આવ્યાં હતાં